જેથી કચ્છની કોલેજોમાં પણ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય દસમી એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યું છે

લોક સભામાં આ નીતિ અંગે નિવેદન આપતા શ્રી ગડકરીએ જણાવ્યું કેતે પ્રદુષણ ફેલાવતા વાહનોના ઉત્સર્જનને ઘટાડીને ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટું પરિવર્તન આવશે ને વાહનોની બળતણ કાર્યક્ષમતામાં સુધારો કરશે

શીતલ વૈષ્ણવ વિધાનસભા પ્રશ્નોતરી વિધાનસભા ખાતે યાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યુ હતું કે છેવાડાના દરેક નાગરિક સુધી ગુણવત્તાલક્ષી આરોગ્ય સારવાર પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

ઉપરાંત રાજ્યની મેડીકલ કોલેજોના થર્ડ થર કે ફર્સ્ટમાં ભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

નર્શિંગડેન્ટલ સિનિયર વિદ્યાર્થીઓને કોવીડની કામગીરી સોપવા માં આવશે